પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એનડીએને લોકોની આશાનું પ્રતિનિધિત્વ કરતા જૂથ તરીકે ઓળખાવ્યું છે

યૂંટણીપંચ દ્વારા લોકસભા અને ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની મતગણતરી માટેની તમામ તૈયારીઓ કરાઈ

ઈસરોએ શ્રીફરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી સફળતાપૂર્વક આર

મતગણતરી સવારના આઠ વાગે શરૂ થશે અને બપોર સુધીમાં વલણો આવવાનું શરૂ થવાની સંભાવના છે જ્યારે પરિણામે સાંજ સુધીમાં મળશે તેવી સંભાવના છે મતગણતરીમાં સૌપ્રથમ પોસ્ટલ બેલેટ અને ઈલેક્ટ્રોનિકલી ટ્રાન્સમીટેલ પોસ્ટલ બેલેટ સિસ્ટમ હાથ ધરાશે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર મતગણતરી કર્મચારી દરેક વિધાનસભાના સેગમેન્ટમાંથી પાંચ ઈવીએમના મતો વીવીપેટની સ્લીપ સાથે સરખાવશે સર્વોચ્ય અદાલતે એપ્રિલની આઠમી તારીખે યૂંટણીપંચને દરેક વિધાનસભાના પાંચ ઈવીએમ બૂથોની વીવીપેટની સ્લિપની સાથે ઈવીએમના મતો ચકાસવાની સૂચના આપી હતી

મતગણતરી સરળ અને મુક્ત રીતે થાય તે માટે યૂસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે મોબાઈલ ફોન અંદર લઈ જવાની કોઈને પરવાનગી નથી

ગોલ્ડ રેઇનબો વિવિધ ભારતી અને અન્ય સ્થાનિક ચેનલો પર દર કલાકે ચૂંટણી સમાચાર પ્રસારીત કરાશે

રાજ્યના ગર્વનરના વહિવટી તંત્રની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ સલામતી વ્યવસ્થાની સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે યાદીમાં વધુમાં જણાવ્યું હતું કે પુલવામાં આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળોના વાહનોની અવરજવર માટે નાગરિકના અવરજવર પ્રતિબંધ યૂકવાનું જરૂરી બન્યું હતું

પુરૂષો ક્વાર્ટર ફાઈનલ મેચ આજે રમાશે શિવા થાપા અને અમીત પાનઘલ સાથે મેચ રમશે